તમામ જીલ્લાઓ અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં આજથી શિક્ષણનો આરંભ થયો છે જિલ્લાના તમામ તાલુકાની શાળાઓના વર્ગખંડોમાં કોરોના ગાઈડ લાઈનનુ યુસ્તપણે પાલન થાય અને વિધાર્થીઓ વાલીઓ શિક્ષકોમાં જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુસર પોસ્ટરો સ્ટીકરો ચોંટાડી દેવાયા છે અને સરકાર ની ગાઈડ લાઈનનું યુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે

આ વિદ્યાર્થીઓ પાસેથી સંમતિ પત્રક લઈ તેમને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે

જામનગરમાં શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયમાં અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા દ્વારા વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને વિધ્યાર્થિનીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું

શાળાઓ આર્યસમાજ સંયાલિત કન્યા શાળામાં કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે શાળા શરૂ કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીની ઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો

દસ મહિનાના લાંબા વિરામ બાદ શાળા સંકુલો વિદ્યાર્થીઓના કલરવ થી ગુંજી ઉઠ્યા છે ત્યારે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા વહીવહી તંત્ર અને શાળા પરિવાર ના શિક્ષકો માં પણ ઉત્સાહ જોવા મળી રહ્યા છે

શાળામાં આવેલ વિદ્યાર્થીને માસ્ક હાથ સેનેટાઇઝ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં અડધા કલાકની રિસેસ નહીં પણ એક પછી એક વર્ગની પાંચ પાંચ મિનિટની રિસેસના ફેરફાર સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાયો હતો

કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં રપ હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે